એઇડ્ઝ વિશે લોક જાગૃતિ કેળવવા આજે વિશ્વ એઇડ્ઝ દિવસ મનાવાઈ રહ્યો છે

તથા ભારતની એકતા વધુ સુદ્રઢ બની છે ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું છે કે સરકાર આવનાર સમયમાં હજી વધુ કામગીરી કરશે જેથી પ્રગતિશીલ અને સમૃદ્ધ નવા ભારતનું નિર્માણ થઇ શકે

એનડીએ સરકારના બીજા કાર્યકાળને છ મહિના પૂરા થયા તે પ્રસંગે નવી દિલ્હી ખાતે સમાચાર માધ્યમો સાથે વાત કરતા માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે વૈશ્વિક પ્રવાહોના પગલે મંદ પડેલા અર્થતંત્ર સામે સરકારે ઘણા નિર્ણયો લીધા છે પહેલો શરૂ કરી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ તમામ સ્તરે પ્રગતિ કરી રહ્યું છે

ગઈકાલે મુંબઈ ખાતે ઇકોનોમિક્સ ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સીલન્સ કાર્યક્રમમાં બોલતા તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારમાં દેશ પહેલાંના નબળી નીતિઓ ધરાવતા કૌભાંડો અને ભ્રષ્ટાચારવાળા યુગમાંથી પારદર્શિ નીડર અને નિર્ણાયક શક્તિના યુગમાં પ્રવેશ્યો છે ગૃહમંત્રી એ કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં અર્થતંત્રની ખામીઓ દૂર કરાઈ અને હવેના પાંચ વર્ષમાં શ્રેણીબદ્ધ સુધારાઓથી ભારત વિશ્વનું શક્તિશાળી અર્થતંત્ર બનશે ગૃહમંત્રીએ કહ્યું કે હાલની આર્થિક મંદી હંગામી છે

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય ઉદ્યોગો અને બજારો મંદી છતાં આ હંગામી કટોકટીથી ઉપર ઉઠશે તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર ઉદ્યોગોની સાથે છે અને પડકારોનો સક્રિય ઉકેલ લાવી રહી છે

તેમણે કહ્યું કે સરકાર ઉદ્યોગો અને વેપારને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે શ્રેણીબધ્ધ કામદાર સુધારાઓ કરાઈ રહ્યા છે

પ્રાદેશિક વ્યાપક આર્થિક સહભાગિતા આર

માં ન જોડાવાના નિર્ણય અંગે તેમણે કહ્યું કે આ નિર્ણય ઉદ્યોગોના હિતમાં લેવાયો છે કારણ કે ભારત પહેલેથી જ ચીન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર ધરાવે છે

લોકોમાં એઇડઝ અંગે જાગૃતિ લાવવા વિશ્વ એઇડ઼ઝ દિવસ મનાવાય છે

થી ફેલાતો રોગ છે

વિરૂધ્ધ એકજૂથ થવાની તથા એચ

ગ્રસ્ત લોકોને સમર્થન આપવાની તક આપે છે આ વર્ષની વિષયવસ્તુ છે સમુદાય પરિવર્તન લાવી શકે છે

ગ્રસ્ત છે એઇડ્ઝ નિયંત્રણ માટે સરકારે રાષ્ટ્રીય એઇડ્ઝ નિયંત્રણ કાર્યક્રમ એન

અમલી બનાવ્યો છે

માં એઇડ્ઝ નિવારણ પરિક્ષણ અને સારવાર જેવી વ્યાપક વ્યૂહરચનાનો સમાવેશ થાય છે

આમાં ગંભીર તથા જધન્ય અપરાધોની કુશળ વૈજ્ઞાનિક તપાસ થઈ શકશે આ સંદર્ભે ફોરેન્સિક વિજ્ઞાન સેવા વિભાગ નવી દિલ્ઠી અને ભારતીય વ્યવહાર વિજ્ઞાન ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અમદાવાદ વચ્ચે કરાર કરાયા છે આ કરારથી શિક્ષણ વિશે તથા આ ક્ષેત્રમાં કાર્યરત લોકો વચ્ચે ભાગીદારી તથા ફોરેન્સિક તપાસની ક્ષમતા વધશે

સરકાર વિરોધી દેખાવકારોએ ગઇકાલે બગદાદ અને દક્ષિણ ઇરાકમાં તેમનાદેખાવો ચાલુ રાખ્યા હતા દેખાવકારોને વિખેરવાની કાર્યવાહી દરમિયાન ત્રણ જણના ગોળીબારમાંમૃત્યુ નિપજયા હતા

સંસદસભ્યો આજે શ્રી અબ્દુલમહેંદીનું રાજીનામું મંજૂર કરે તેવી ધારણા છે પ્રધાનમંત્રીએ ગુરૂવારે જાહેરાત કરીહતી કે તેઓ શનિવારે રાજીનામું આપી દેશે

ઝારખંડના મુખ્યચૂંટણી અધિકારી વિનયકુમાર યોબે એ જણાવ્યું કે દૂરના વિસ્તારોમાંથી મતદાનની વિગતોમબ્યા પછી આ ટકાવારી વધી શકે એમ છે દરમિયાન યોથા તબક્કાની યૂંટણીઓ માટેના ઉમેદવારીપત્રોનીચકાસણી ગઇકાલે હાથ ધરવામાં આવી હતી

પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ રવિ અગ્રવાલે અનેક સ્કુલોનાવિદ્યાર્થીઓને અને વ્યવસાયિક ફિલ્મ નિર્માતાઓને તેમની દસ્તાવેજી તેમજ સંદેશાત્મકફિલ્મો માટે પુરસ્કારો આપ્યા હતા નવી દિલ્ફીમાં યોજાયેલા ચાર દિવસના આફિલ્મોત્સવના સમાપનમાં પુરસ્કાર વિતરણ કરાયું હતું

અન્ય સેમીફાઇનલમાં વેંગે કોરિયાના સન વાન હો ને હરાવ્યો છે જોકે મહિલાઓની સિંગલ્સમાં રીતુપર્ણા દાસનો પરાજ્ય થતાં સ્પર્ધામાંથી બહાર થઈ છે

મંગળવારે ફાઇનલમાં ભારતનો મુકાબલો નેપાળ સાથે થશે પુરૂષોના વિભાગમાં આજે ભારત શ્રીલંકા સામે પ્રથમ સેમીફાઇનલ રમાશે બીજી સેમીફાઇનલ બપોરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે

હૈદરાબાદ નજીક સમશાબાદ ખાતે મહિલા વેટનરી ડોક્ટરની કરાયેલી ફ્રર હત્યા સંદર્ભે તેમના પરિવારજનોને મળ્યા બાદ તેમણે સમાચાર માધ્યમો સાથે વાત કરતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ ઘટનાની લોકસભામાં ચર્ચા કરાશે હાલના મહિલા વિરૂધ્ધ અપરાધના કાયદાઓમાં સુધારણા માટે સૂચનો લેવાશે તેમણે અપરાધીઓને ઝડપથી સજા મળે તે માટે રાજ્ય પોલીસને તમામ સમર્થનની ખાતરી આપી હતી દરમિયાન હૈદરાબાદમાં ગઈકાલે મહિલા સંસ્થાઓ કોલેજ વિદ્યાર્થીઓ તથા લોકો દ્વારા આ ઘટના વિરૂધ્ધ દેખાવો કરાયા હતા

એસ આંતકી જુથે લંડન બ્રીજ ઉપર કરાયેલા યાકુ હ્મલાની જવાબદારી લીધી છે

પોલીસે હ્મલાખોરોને ઘટનાસ્થળે ઠાર કર્યા હતા

આંતકી જૂથે ઘટનાના કોઈ પુરાવા આપ્યા નથી તેણે દાવો કર્યો છે કે આતંકી જૂથો સામે લડાઈ કરનાર દેશોને લક્ષ્ય બનાવી કરાતા હ્મલાના ભાગરૂપે આ હ્મલો કરાયો છે